આર નોંધવામાં આવી છે અને રૂ

શિતલ વૈશ્નવ વિદ્યાર્થીઓને સહાય કચ્છમાં કોરોના સંક્રમણનો ચેપી ફેલાવો રોક્વા માટે સરકારી છાત્રાલયો આદર્શ નિવાસી શાળાઓ તેમજ આશ્રમશાળામાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ ને ઘરે મોકલી દેવામાં આવ્યા છે પરંતુ તેમ ના પરિવાર ને આર્થીક સહાય કરવાનુ સરકાર ચુકી નથી

બી ટી દ્વારા સીધા જમા ક રી દેવાયા છે

બી ટી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે તેવું અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ભુજના નાયબ નિયામક વી

જોશીએ જણાવ્યું હતું શિતલ વૈશ્નવ પોલીસ વડા મુસ્લિમ બિરાદરો પશ્ચિમ કચ્છના પોલિસ વડા સૌરભ તોલમ્બિયા એ આજે મુસ્લિમ આગેવાનો સાથે મીટિંગ કરી રમઝાન માસ દરમ્યન સૌ મુસ્લિમ બિરા દરો ઘર માજ શહેરી અને ઇફ્તાર ની નમાઝ અદા કરે તેવો નિર્ણય લેવડાવ્યો હતો

ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચેડાસમાએ શિક્ષકોની કામગીરીને બાયસેગના માધ્યમથી બિરદાવી હતી પ્રાથમિકના ખાસ કરીને સરકારી શિક્ષકોની કામગીરી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના વિડીયો માધ્યમથી ઓનલાઈન શિક્ષણ પેપર ચકાસણી કામગીરી માટે ખાસ ધન્યવાદ આપ્યા હતા આ સાથે ઘરમાં રહેવા સાબુથી વારંવાર હાથ ધોવા માસ્ક પહેરવા જેવી બાબતો શિક્ષકોએ અપનાવવી જેથી સમાજ પણ શિક્ષકોનું અનુસરણ કરે છે એ વાત પર ભાર મૂકી દસ દિવસ પછી ફરી સમીક્ષા કરી બાયસેગના માધ્યમથી સંવાદ કરવાની વાત તેમણે જણાવી હતી દરમિયાન કચ્છમાં મુલ્યાંકન કેન્દ્ર ભુજ ગાંધીધામ અને અંજાર ખાતે શરૂ થયા છે જેમાં શિક્ષકોના આરોગ્યને સાચવે તેવી પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમ ઓલ્ફેડ હાઈસ્કુના આચાર્ય શ્રી વાઘેલાએ જણાવ્યું હતું